શ્રી મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને અનુલક્ષીને આજે સવારથી જયુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

આ સાથે જ દેશભરમાં યાલનારી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીનો પણ પ્રારંભ થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરમતી આશ્રમ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મહર્ષિઅરવિંદ ઘોષની કર્મભૂમિ વડોદરાના કાર્યક્રમમાં જોડાશે

ગાંધી બાપુના જન્મસ્થળ પોરબંદર ખાતે મંત્રી આર

ફળદુ તો નમક સત્યાગ્રહના તીર્થ એવા દાંડી ખાતે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ હાજર રહેશે

જેમાં સ્વતંત્રતાની સુવર્ણ જયંતી માટેનો સંદેશ અપાશે પ્રધાનમંત્રી શ્રી મોદી આવતીકાલે એરપોર્ટથી સીધા જ સાબરમતી આશ્રમ જશે પ્રધાનમંત્રી અને અન્ય વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ દાંડી યાત્રામાં ગાંધી અનુયાયીઓ સાથે થોડા અંતર સુધી યાલે તેવી પણ શક્યતા છે

ને અંતે સાડા દસ વર્ષ પછી કાયમી કુલસચિવ મળ્યા છે

માં ફરજ બજાવી યૂકેલા ડો

ના બીજા કાયમી રજિસ્ટ્રાર તરીકે સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી છે રજિસ્ટ્રાર પદે નિયુક્તિ પામેલા શ્રી બુટાણી અગાઉ કચ્છ યુનિ માં પરીક્ષા નિયામક તરીકે કાર્યભાર સંભાળી યૂક્યા છે અહીંથી તેઓ વલસાડની શ્રી વુમન કેળવણી મંડળ સંચાલિત જે પી શ્રોફ આર્ટસ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા બાદ ફરી એકવાર તેમને કચ્છ યુનિ માં કુલસચિવની મહત્ત્વની જગ્યા પર નિયુક્તિ મળી છે